તેમણે કહ્યું કે ભારતિય સેના દેશના દુશ્મનોને યોગ્ય જવાબ આપી રહી છે નવી દીલ્હીમાં ગઈ કાલે એનસીસી ગણતંત્રદિવસ શિબિરની સમાપન પરેડને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં દેશની રક્ષા અને સુરક્ષા માટે ઘણા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ભારત પરમાણુ પરિક્ષણ કરનારા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ થઇ ગયું છે શ્રી મોદીએ કહ્યું કે યુવાનો ત્યારે જ તેમના સપનાઓને સાકાર કરી શકશે જયારે દેશ પૂરેપૂરો સુરક્ષિત હશે પ્રધાનમંત્રીએ કેડેટ્સને આગ્રહ કર્યો કે તેઓ તમામ પ્રકારની નકારાત્મકતાને ભૂલીને તેમના અને દેશના હિત માટે કામ કરે પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે યુવાનોને પ્રેરીત કરવા આગ્રહ કર્યો હતો વિરલ રાણા પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં તાલ કટોરા સ્ટેડિયમમાં યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કરશે આ કાર્યક્રમમાં દેશ વિદેશના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે પ્રધાનમંત્રી તેમની સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ અને પરીક્ષા અંગેના તણાવ બાબતે સંવાદ કરશે ગયા વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં માત્ર દિલ્હીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા જયારે આ વખતે યોજનાર આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજયો તેમજ વિદેશમાં ભગ્નતા ભારતીય વિદ્યાર્થીઓ પગ્ન ભાગ લેવાના છે આ કાર્યક્રમનું આકાશવાણી અને દૂરદર્શન ઉપરથી જીવંત પ્રસારણ થશે બધી જ સરકારી શાળાઓ સીબીએસઈ શાળાઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તથા કોલેજોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

મુખ્યમંત્રી વિજય રૂપાર્ગીએ ગઈ કાલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને પ્રદર્શન સેન્ટર ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ઉદ્દઘાટન કર્યું હતું

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આના પરિણામે અને વાયબ્રન્ટ સમિટ જેવા આયોજનોથી આજે ગુજરાત વેપાર વાણિજયમાં દુનિયામાં ટોપ પર ચર્ચામાં છે અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની ગયું છે મુખ્યુમંત્રીશ્રીએ આ પ્લેસમેન્ટ ફેરમાં શ્રેષ્ઠ નોકરી દાતાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતું તેમજ પ્રતિકરૂપે યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા હતા

જેમાં ચાર હજારથી વધુ ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ ભાગ લઇ રહી છે

સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીમાં નાગરિકોને વ્યુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઇ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ નવીન ઇ પેમેન્ટ પદ્ધતિમાં નાગરિકોએ ગરવી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર પબ્લીક ડેટા એન્ટ્રી લિંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું આઇ ડી બનાવવાનું રહેશે

ની મદદથી પક્ષકારે વેચાજ઼ થતી મિલકતને લગતી જરૂરી વિગતો ભરી ઇન્ટરનેટ માધ્યમથી ઘેર બેઠાં પોતાની જાતે સ્ટેમ્પ ડ્યૂટી ચુકવી શકશે

કોહલી દ્વારા આગામી તા

પવનની દિશા બદલાતા તેજ ગતિથી પવનને લઈને જીલ્લાના સરફદી વિસ્તારમાં ફાડ થીજાવતી ઠંડીનો લોકોએ અનુભવ કરી રહ્યા છે